મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે આ વિનામૂલ્યે યણાનું આવા લાભાર્થી પરિવારોને ફેબ્રુઆરી માસના તેમના નિયમીત મળતા અનાજ સાથે વિતરણ કરાશે

રાજ્યના ખેડૂતોને તેમની ખેતપેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવ્યો છે

મકરસંક્રાંતિ દેશના કેટલાક ભાગોમાં આજે મકરસંક્રાંતિનું પર્વ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને આજે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે આ ઉત્સવ ધાન્ય સુખાકારી અને સમૃદ્ધિ માટે ધરતીમાતાનો આભાર માનવા માટે પણ ઉજવાય છે

તમિલનાડમાં ભોગીના દિવસે આવતીકાલે પોંગલ ઉત્સવને આવકારવા માટે બિનજરૂરી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે પતંગ દોરાથી માંડી તલગોળમાંથી બનેલી વાનગીઓની ખરીદીનો ઉત્સાહ્ આખા ગુજરાતમાં જોવા મળ્યો છે કોરોનાનું જોર ઘટ્યું હોવાથી તહેવારનો ઉમંગ વધ્યો હોય તેવું બજારમાં દેખાય છે પોલીસ તંત્ર એ મર્યાદિત લોકો ધાબા પર એકઠા થાય તેવી સૂચના બહાર પાડી છે અને તેનો અમલ કરાવવા માટે કાલે ચેકિંગ હાથ ધરવાનું આયોજન પણ થઈ રહ્યું છે મકરસંક્રાંતિ નિમિત્તે દાન પુણ્યનો પણ મહિમા હોવાથી મંદિરોમાં કોવિડની માર્ગદર્શિકા સાથે ધાર્મિક કાર્ય કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે

કરૂણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર આપવા કરાયેલી વ્યવસ્થા વિશે જીલ્લા કલેકટર એચ

આજે મકરસક્રાંતિ પર્વ નિમિતે સેવાધામ છાત્રાલય માટે અન્ન દાન કરવામાં આવ્યું હતું અન્નદાનની સાથે રોકડ પૈસાનું દાન કરવામાં આવ્યું હતું